પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વિજ્ઞાન સંમેલનનું બેંગલુડુની કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાં આજે ઉદઘાટન કર્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ભારતનો વિકાસ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રની સફળતા ઉપર આધારીત છે ગૃહમંત્રી અમિત શાહે ખાતરી આપી છે કે નવા ઘડાયેલા નાગરિકત્વ સુધારા ધારાના લીધે કોઈપણ ભારતીય તેનું નાગરિકત્વ ગુમાવશે નહીં ભારતીય રેલવેએ મુસાફરોની પુછપરછ અને ફરિયાદ નિવારણ કરતી વિવિધ

આસામના ગુવાહાટીમાં યોજાનાર ખેલો ઈન્ડિયા રમતોત્સવની તૈયારીઓ પૂર

આજે બેંગલુરૂની કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી ખાતે ભારતીય કોંગ્રેસ સંમેલનનું ઉદઘાટન કરતાં તેમણે કહ્યું કે આપણે બધા જ સ્વરૂપના કચરાંનું વૈજ્ઞાનિક રીતે વ્યવસ્થાપન કરીને પર્યાવરણના રક્ષણ માટે પ્રતિબદ્ધ થવું જોઈએ

આના ભાગરૂપે જૈવિક ઈંધણ અને ઈથેનોલનું ઉત્પાદન કરવાના ક્ષેત્રે સ્ટાર્ટઅપ માટે વિશાળ તકો રહેલી છે ગ્રામીણ અર્થતંત્રમાં સુક્ષ્મ લધુ અને મધ્યમ ઉદ્યોગો ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે અને આ બાબત ટેકનોલોજી સાથે સીધી સંકળાયેલી છે જળજીવન મિશનનું મહત્વ સમજાવીને પ્રધાનમંત્રીએ કહ્યું કે પાણીના અસરકારક ઉપયોગને તથા તેને શુદ્ધ કરીને ફરીથી ઉપયોગમાં લેવાની બાબતમાં સચોટ ટેકનોલોજી વિકસાવવાની જવાબદારી વૈજ્ઞાનિકોની છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સારી ટેકનોલોજી અને અસરકારક વ્યવસ્થાપનના કારણે જ સ્વચ્છ ભારતથી આયુષ્યમાન ભારત સુધીના અભિયાનોની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે

સંશોધકો પોતાના સંશોધનને લગતી સુવિધાઓ ભારતમાં ક્યા ઉપલબ્ધ છે તેની વિગતો આ પોર્ટલ દ્વારા મેળવી શકે છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન કર્ણાટકના મુખ્યમંત્રી બી

યેદીયુરપ્પા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા બેંગલુરૂમાં આજથી શરૂ થયેલા વિજ્ઞાન સંમેલનની વિષયવસ્તુ છે વિજ્ઞાન ટેકનોલોજી અને ગ્રમીણ વિકાસ દેશ વિદેશના નોબેલ પુરસ્કાર વિજેતાઓ વૈજ્ઞાનિકો સંશોધકો શિક્ષણ વિદો વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓ મળી પંદરસો લોકો આ વિજ્ઞાન સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે

ખાનગી સમાચાર ચેનલ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેતા શ્રી અમિત શાહે દેશવાસીઓને ખાસ કરીને લધુમતીઓને વિપક્ષ દ્વારા કરાતાં અપપ્રચારનો ભોગ નહીં બનવા અપીલ કરાઈ હતી

આમ થવાથી મુસાફરોને એક જ હેલ્પલાઈન નંબર યાદ રાખવો પડશે તથા તેમની મુશ્કેલીઓનું ઝડપી નિરાકરણ શક્ય બનશે

એક ધર્મસ્થળ નજીક પોલીસે વિડીયોગ્રાફી શરૂ કરતા કેટલાક લોકોએ વાંધો ઉઠાવી પથ્થરમારો શરૂ કર્યો હતો આ પ્રસંગે તેમણે નાગરિકત્વ સુધારા ધારાના વિરોધમાં સૂત્રોચ્યાર પણ કર્યો હતો

એક નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં વિમાન મથકે અને વિમાનોથી અમેરિકી નાગરિક ઉફયન ક્ષેત્રનો જોખમ રહેલું છે જેમાં ખાસ કરીને જમીન ઉપર અને ઓછી ઊંચાઈએ ઉડવાવાળા વિમાનો માટે ચેતવણી છે